સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં કેબિનેટ સચિવ પ્રધાનમંત્રી કાર્યાલ્યના મુખ્ય સચિવ આરોગ્ય સચિવ અને નીતિ આયોગના સભ્ય વી

પોલ સહિત તમામ ઉચ્ય અધિકારીઓ હાજર રહ્યા છે

મુખ્યમંત્રી શ્રીએ આ ઘટનામાં જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા તેમજ સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા પણ જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે

આ પ્રસંગે સિક્કિમના મુખ્યમંત્રીશ્રી પ્રેમસિંહ તમંગે ખાસ ઉપસ્થિ ત રહી દેશની નવી પેઢીને ભારતના ભવ્યય ઐતિહાસિક વારસાની જાણવણી કરે તે આપણી નૈતિક જવાબદારી હોવાનું જણાવી એક ભારત શ્રેષ્ઠ ભારત આત્મનિર્ભર નાસુત્રને યરિતાર્થ કરવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો આ અવસરે વન અને પર્યાવરણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે દાંડીયાત્રાએ આઝાદીના સંગ્રામમાં અનેરૂ મહત્વ ધરાવે છે આ યાત્રાના પરિણામે અંગ્રેજોના પાયા હયમચી ગયા હતા સમગ્ર વિશ્વએ આ યાત્રાનો નોંધ લીધી હતી આ અવસરે મહાત્માત ગાંધીજીનું પ્રિય ભજન એવું વૈષ્ણ વજ તો તેને કહીએ સહિત સીક્કિમ રાજયની સાંસ્કૃતિક કૃતિ તેમજ પોરબંદરનો મણીયારો રાસ રજુ કરવામાં આવ્યો હતો આજે રાજયના પ્રવાસ અને મત્સ્ય વિભાગના મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા કરાડીથી મટવાડ પદયાત્રિ ઓ સાથે પગપાળા રવાના થશે તેમજ સાંજે સરકારી પોલીટેકનિક મટવાડ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે

તેમણે શોક સંદેશામાં જણાવ્યું છે કે સદગત શ્રી ઝાલાએ ગુજરાત અને રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી છે સમાજ સેવા તથા પર્યાવરણના રક્ષણ અંગેની પ્રતિબદ્વતા માટે તેઓ હંમેશા યાદ રહેશે

તેમના જાણીતા ગઝલસંગ્રહમાં સાદગી સારાંશ અને સરોવરનો સમાવેશ થાય છે

વ્યાસએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી